ગઇકાલે સાંજે રાષ્ટ્રજોગ સંબોધન કરતા શ્રી મોદીએ કહયું કે દેશ વિવિધતામાં એકતાને માને છે દાયકાઓ જૂનો કેસ પૂરો થયો અને તે અંગેના ચૂકાદાને સ્વીકારીને સમગ્ર દેશે નવો ઇતિહાસ લખ્યો છે પ્રધાનમંત્રીએ દેશવાસીઓને સાથે મળીને દેશને વિકાસના પંથે આગળ ધપાવવા સહિયારો પ્રયાસ કરવા અનુરોધ કર્યો છે

અને તમામ ગામ શહેર તાલુકા અને જીલ્લાઓમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો

સવારે રેંજ આઈજી સુભાષ ત્રિવેદી અને પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભ તોલંબીયાએ જીલ્લા મથક ભુજના સરપટ નાકા વાણીયાવાડ છઠ્ઠીબારી ન્યુસ્ટેશન રોડ શરાફ બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં બખ્તરબંધ જવાનો સાથે ફટ માર્ચ યોજી હતી

અલબત્ત જીલ્લામાં શાંતિ અને સૌહાર્દપૂર્ણ માહોલ જળવાયેલો રહ્યો છે

તેમણે ભારતના લોકોની લાગણી સમજવા બદલ પાકિસ્તાની પધાનમંત્રી ઇમરાન ખાનનો આભાર માન્યો હતો

આ પ્રસંગે જીલ્લાના વિવિધ શહેરો તેમજ મોટા ગામોમાં જુલુસોનું આયોજન કરાયું છે

ગઈકાલે ભુજ ખાતે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ચોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેકટરે રણોત્સવનો પ્રારંભ થઇ યૂક્યો છે ત્યારે માર્ગો વોય ટાવર આરોગ્ય અને અઝિશમન સેવા સંદેશા વ્યવહાર શૌયાલય પાણીની સુવિધા સંબંધેનાં આનુષાંગિક કામો ઝડપભેર પૂર્ણ કરવા ભાર મૂક્યો હતો